વી

દિલ્ફીની એઇમ્સ સંસ્થાના આઇસીયુમાં નિષ્ણાત ડોકટરો તેમની સારવાર કરી રહ્યા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાથડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ તેમજ અન્ય પક્ષોના વરિષ્ઠ અગ્રણીઓએ શ્રી જેટલીના અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં વિદ્વાન વકીલ કુશળ સાંસદ અને આગવા નેતા ઓળખાવી જણાવ્યું હતું કે રાષ્ટ્રઘડતરમાં તેમને નોંધપાત્ર કામગીરી કરી છે પ્રધાનમંત્રી મોદીએ વિરાટ રાજનીતીજ્ઞ બુદ્ધિમાન અને કુશળ નેતા ગણાવીને ભારત માટે તેમણે ઘણું થોગદાન આપ્યું હતું

પ્રધાનમંત્રીએ શ્રી જેટલીના પત્ની અને પુત્ર સાથે વાતયીત કરીને સાંત્વના આપી હતી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શ્રી જેટલીને કુશળ વકીલ અને કાર્યક્ષમ રાજનેતા ગણાવ્યા છે કોંગ્રેસના વયગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ શ્રી જેટલીને દીર્ઘકાળ સુધી જાહેર જીવનમાં સારૂં યોગદાન આપનાર નેતા તરીકે ઓળખાવ્યા છે

પત્રકારો સાથે વાતયીત કરતાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

જેથી લોકો સદગતને શ્રદ્ધાંજલિ આપી શકે ત્યાર બાદ સદગતના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અબુધાબીના કાઇન પ્રિન્સ શેખ મહંમદ ઝાયેદ અલ નહયાને ભારત અને યુએઇના દ્વિપક્ષીય સહકારના તમામ ક્ષેત્રો અંગે મંત્રણા કરી છે ટ્્વીટર પર શ્રી મોદીએ આ મંત્રણામાં વેપાર તેમજ લોકો વચ્ચે સંપર્ક વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું વિદેશમંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યુંં છે કે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા બંને અગ્રણીઓ સંમત થયા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુએઇના સર્વોચ્ય નાગરીક પુરસ્કાર ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનવામાં આવ્યા હતા

તેમણે યુએઇ સરકારનો આભાર માન્યો હતો અગાઉ પ્રધાનમંત્રીએ રૂપે કાર્ડનો વિધિવત આરંભ કરાવ્યો હતો મધ્ય પૂર્વ દેશોમાં રૂપે કાર્ડની સુવિધા ધરાવનાર યુએઇ પ્રથમ દેશ છે શ્રી મોદીએ રૂપે કાર્ડની મદદથી મીઠાઇ ખરીદી હતી જે આવતીકાલે બહરીનના શ્રીનાથજી મંદિરમાં પ્રસાદ તરીકે અર્પણ કરાશે

ત્યાર પછી પ્રધાનમંત્રી બહરીનની બે દિવસની મુલાકાતે જવા રવાના થયા છે

તેમણે કહ્યું કે અમેરિકા અને ચીન કરતાં પણ ભારતનો વિકાસદર ઉંચો છે ભારતીય અર્થતંત્રના વિકાસને વધુ ગતિશીલ બનાવવા શ્રેણીબદ્ધ પગલાંઓ જાહેર કરતાં નાણાંમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

અને સરકાર એકસમાન ગતિથી આર્થિક સુધારા યાલુ રાખશે કરવેરા સુધારા અંગે બોલતાં શ્રીમતી સિતારમણે જણાવ્યું હતું કે તે માનવીય અભિગમ સાથે આગળ વધારાશે આના ભાગરૂપે જ આવકવેરા કરદાતાની મુશ્કેલીઓ ઓછી થાય તે હેતુથી ઘણા પગલાં ભરવામાં આવ્યા છે વાહનક્ષેત્રને પ્રોત્સાહન આપવા બધા જ સરકારી વિભાગો દ્વારા જૂના વાહનોના સ્થાને નવા વાહનોની ખરીદી ઉપર મૂકાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે દરમ્યાન અમેરિકા અને ભારતીય ઉદ્યોગોએ નાણાંમંત્રી દ્વારા જાહેર કરાયેલા પગલાંને બિરદાવ્યા છે અમેરિકા ભારત વેપાર પરિષદના અધ્યક્ષ નિશા દેસાઇ બિસ્વાલે જણાવ્યું છે કે આ પગલાંઓના લીધે ભારતની મૂડીરોકાણ માટેના કેન્દ્ર તરીકેની શાખ વૈશ્વિક સ્તરે મજબૂત બનશે ફિક્કીના અધ્યક્ષ સંદિપ સોમાણીએ જણાવ્યું છે કે મંદીનો સંકેત આપતા ભારતના અર્થતંત્ર માટે આ પગલાંઓ પ્રોત્સાહન ગણાવી શકાય જયારે એસોચેમના અધ્યક્ષ બી

અને તેના થકી ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં મદદ મળશે

સૂચિત નવી શિક્ષણનીતી બધાને જ ઉચ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને સમગ્ર દેશને જ્ઞાન આધારિત સમાજ બનાવવામાં મદદરૂપ થશે નવી શિક્ષણનીતીના મુસદ્દામાં જણાવ્યા મુજબ પાંચમા ધોરણ સુધી માતૃભાષાના માધ્યમમાં શિક્ષણ અપાશે

ઉત્તરપ્રદેશમાં જન્માષ્ટમીની ધાર્મિક આસ્થા અને પરંપરાગત રીતે ઉજવણી થઇ રહી છે જ્યારે મહારાષ્ટ્રમાં ખાસ કરીને પૂરથી અસરગ્રસ્ત બનેલા સાંગલી જીલ્લામાં દહીંહાંડીનો ઉત્સવ ઓછા ઉલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે મુંબઇ અને રાજયના અન્ય વિસ્તારોમાં દહીહાંડી મંડળોએ ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવાનો નિર્ણથ લીધો છે

ગુજરાતમાં દ્વારકાના જગતમંદિર અને ડાકોરના રણછોડરાયજી મંદિર ખાતે મુખ્ય ઉજવણી થઇ રહી છે

હવે કાશ્મીર ભારતમાં સંપૂર્ણરીતે જાડાતાં આ કામગીરી પૂરી થઇ છે આજે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે ભારતીય પોલીસ સેવાના પ્રોબેશન રો ની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ બોલી રહ્યા હતા

વી

આજે રમાયેલી સેમીફાઇનલમાં પી વી